પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતના અર્થતંત્રને પાંચ દ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે મજબૂત પાયો નાખવા કેન્દ્ર સરકારે ઘણા સુધારા હાથ ધર્યા છે આસામ સરકાર દેખાવો કરનાર સંસ્થાઓના અગ્રણીઓ સાથે ચર્ચા વિચારણા કરશે ઝારખંડ વિધાનસભાની પાંચમા અને આખરી તબક્કાની ચૂંટણીમાં આજે મતદાન થઈ રહ્યું છી પોર્ટુગલે મહાત્મા ગાંધીના આદર્શને શાશ્વત બનાવવા માટે ગાંધી નાગરિકતા શિક્ષણ પુરસ્કાર શરૂ કરવાની જાહેરાત કરી છે

આજે દિલ્હીમાં ઔદ્યોગિક સંસ્થા એસોચેમની વાર્ષિક પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા તેમણે કહ્યું કે છેલ્લાં પાંચ વર્ષમાં ભારતે પોતાને એટલું મજબૂત બનાવ્યું કે તે નવા લક્ષ્યો નિર્ધારિત કરીને તેને હાંસલ કરી શકે છે

પાંચ વર્ષ પહેલાં ભારતનું અર્થતંત્ર વિનાશ તરફ જતુ હતું તેમની સરકાર તેમાં પરિવર્તન કરીને શિસ્ત અને સકારાત્મકતા લાવી છે

આજે સવારે ગુવાહાટીમાં પત્રકારો સાથે વાત કરતા મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે કહ્યું કે તમામ મુદ્દે વાતયીત દ્વારા ઉકેલી શકાય છે અને મુખ્ય સચિવ દ્વારા નેતાઓને ચર્ચા માટે આમંત્રણ મોકલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રીએ ભારપૂર્વક કહ્યું કે આસામ હમેંશા આસામી લોકો માટે જ રહેશે અને સુધારેલા નાગરિક્તા અધિનિથમ દ્વારા મૂળ આસામના લોકોના હક્કોને નુકસાન નહિં થાય શ્રી સોનાવાલે કહ્યું કે તેઓ રાજયના લોકોના હિતની સુરક્ષા માટે સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી અને ગૃહમંત્રીએ પહેલીથી જ આસામ સંઘોની કલમ છ ને લાગુ કરવાની ખાતરી આપી છે મુખ્યમંત્રીએ લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી અને તેમણે અનિચ્છનીય ઘટનાઓ માટે અફવા ફેલાવનારાઓને દોષીત ગણાવ્યા હતા તેમણે કહયું કે હિંસાના કેસોની તપાસ માટે એસઆઇટીની રચના કરવામાં આવી છે

આ અગાઉ રાજ્યમાં બ્રોડબેન્ડ સેવાઓ શરૂ કરાઈ હતી

ભારત અને અમેરિકા વચ્ચે વિદેશ અને સંરક્ષણ મંત્રીઓની ટુ પ્લસ ટુ તરીકે ઓળખાતી મંત્રણાઓ બાદ સંયુક્ત નિવેદનમાં બંને દેશોએ પાકિસ્તાનને આવો અનુરોધ કર્યો છે બંને દેશોએ મુંબઈ અને પઠાણકોટ પરના આતંકવાદી હ્મલા સહિત વિવિધ આતંકવાદી હ્મલાઓમાં સંડોવાયેલાઓ સામે કાર્યવાહી કરવાનો પણ અનુરોધ કર્યો છે ભારત તરફથી સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને વિદેશમંત્રી એસ જયશંકર જ્યારે અમેરિકા તરફથી વિદેશમંત્રી માઈક પોમ્પીયો અને સંરક્ષણ મંત્રી માર્ક એસ્પરે વોશિંગ્ટનમાં યોજાયેલી આ બેઠકમાં ભાગ લીધો હતો

તાજેતરમાં વોશિંગ્ટનમાં યોજાયેલી ટ્ર પ્લસ ટ્ર એટલે કે બંને દેશોના વિદેશ અને સંરક્ષણમંત્રીઓની મંત્રણાઓ બાદ જાહેર કરાયેલા સંયુક્ત નિવેદનમાં આ મુજબ જણાવવામાં આવ્યું છે યાદીમાં જણાવ્યું છે કે આ પ્રકારનું આદાનપ્રદાન આવતા વર્ષથી શરૂ થશે અમેરિકાના સાંસદો બ્રાડ શેરમેન અને જ્યોજ્ઠ હોલ્ડિંગ દ્વારા આ પહેલ હાથ ધરાઈ હતી

આજે મતદાન શાંતિપૂર્ણ રીતે થાય તે માટે સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે

હેલિક્રોપ્ટર વડે પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અસામાજિક તત્વોની ધુસણખોરીને રોકવા માટે બિહાર અને પશ્ચિમ બંગાળની સરહદો સીલ કરવામાં આવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકોને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે

આ પુરસ્કાર દર વર્ષે આપવામાં આવશે તેમણે કહ્યું કે પ્રથમ વર્ષે આ પુરસ્કા ર પશુ કલ્યાણ ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરનારને અપાશે

આ બેઠકના અધ્યક્ષસ્થાનેથી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના શાંતિ સમાનતા અને અહિંસાનાં આજના યુગમાં પણ પ્રસ્તુત છે એ બાબતને વિશ્વ સમુદાય સ્વિકારવા લાગ્યો છે વિશ્વમાં ઉભા થયેલા અને થનાર વિવાદો અને આબોહવામાં પરિવર્તન જેવા મુદ્દાઓમાં ગાંધીજીના વિચારો વિશ્વ માટે પથદર્શક બનશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં ઉભા થનાર પડકારોનો સામનો કરવા દરેક નાગરિકે ગાંધીજીના વિચાર અને દૃષ્ટિકોણને અપનાવવા જોઈએ

આ સમયગાળામાં રાષ્ટ્રપતિનું કાર્યાલય નિલયમ ખાતે કામ કરશે આ ટ્રંકાગાળાના નિવાસ દરમિયાન રાષ્ટ્રપતિ ભારતીય રેડક્રોસ સોસાયટીની મોબાઇલ એપનો આરંભ કરાવવો તથા પુદુચેરી યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે

એવી જ રીતે ભારતે વધુ અદ્યતન બનાવેલ પિનાક રોકેટ સિસ્ટમનું ગઈકાલે સફળ પરીક્ષણ કર્યું છે સંરક્ષણ સંશોધન સંસ્થાના સુત્રોના જણાવ્યા મુજબ સ્વદેશી ટેકનોલોજીથી વિકસાવેલ આ રોકેટ પ્રક્ષેપણ પદ્ધતિમાં વધુ સારુ નિયંત્રણ અને દિશા સૂચનની વિશેષતાઓ ઉમેરવામાં આવી છે

ઉલ્લેખનિય છે કે સંસદના તાજેતરમાં પુરા થયેલા શિયાળુ સત્રમાં લોકસભા અને રાજ્યસભાએ બંને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવવાની જોગવાઈ ધરાવતા વિધેયકને બહાલી આપી છે ગૃહમંત્રાલયના જાહેરનામા મુજબ બેમાંથી એક કેન્દ્ર શાસિત પ્રદેશ કરાયા બાદ તેનું નામ દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવ રહેશે કેન્દ્રીય ગુહરાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે સારો વહિવટ અને વિવિધ કામોને બે વાર થતા રોકવા આ નિર્ણય લેવાયો છે